પ્રધાનમંત્રીએ આ ઝુંબેશને કોરોના સામેના મોટા સંઘર્ષની શરૂઆત ગણાવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અભિયાનનો આરંભ કરાવતા બધા જ લોકોને યાર સિદ્ધાંતોનું પાલન કરવા અપીલ કરી છે વ્યકતિગત તથા સામાજીક સ્વચ્છતા અનુસરવા પર ભાર મુકતા શ્રી મોદીએ વરિષ્ઠ નાગરીકો તથા ઓછા ભણેલા લોકોને રસીકરણની નોંધણી માટે મદદરૂપ થવા યુવાનોને અપીલ કરી છે તેમણે રસીનો બગાડ ન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છી પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું કે કોરોના રસીકરણની આ ખાસ ઝુંબેશ કોરોના મહામારી સામે એક મોટા સંઘર્ષની શરૂઆત છે તેમણે કહ્યું કે ચાર દિવસના આ ઝુંબેશમાં વ્યક્તિગત સામાજિક અને વહીવટીતંત્ર અને રાષ્ટ્રીય સ્તર પર જનભાગીદારી થકી કોરોના સામેની લડાઇમાં મોટી સફળતા પ્રાપ્ત થશે અગાઉ પ્રધાનમંત્રીએ કોવિડ સ્થિતિની સમીક્ષા બેઠકમાં રાજ્યોને મુખ્યમંત્રીઓને વિશેષ રસીકરણ ઝુંબેશ યોજવા જણાવ્યું હતું

આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે મહારાષ્ટ્રને પાઠવેલા પત્રમાં સતારા સાંગલી અને ઔરંગાબાદમાં કનટેન્ટમેન્ટ કાર્યવાહી સુધારવા સતારા ભાંદારા પાલઘર અમરાવતી જલના અને લાતુર જિલ્લામાં પરીક્ષણ ઝડપી બનાવવા અહમદનગર ઔરંગાબાદ નાગપુર ને નંદુબારમાં પથારીઓ વધારવા તો ઓસમાનબાદ અને પુણેમાં મેડીકલ ઓક્સીજન અને સુવિધા સુધારવા જણાવાયું છે આ ઉપરાંત સ્ટાફની અછત તથા વેન્ટીલેટરની કાર્યક્ષમતા અંગે પણ સૂચના અપાઈ છે

પંજાબમાં આરોગ્ય સયિવે કોન્ટેક ટ્રેસિંગ આરોગ્ય કર્મીઓની સંખ્યા તથા રસીકરણ વધારવા જણાવ્યું છે છત્તીસગઢમાં કેટલાક જિલ્લાનાં હોસ્પિટલ માળખા ઊભા કરવા તથા પરીક્ષણો અને કન્ટેન્ટમેનટ ઝોન અંગે સૂચનાઓ અપાઈ છે

એવી જ રીતે તેજસ્વી વિદ્યાર્થીનીઓને ટેકનીકલ શિક્ષણમાં આગળ વધવા પ્રોત્સાહન આપવા માટે પ્રગતી યોજના શરૂ કરી છે